ગઈકાલે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના સભ્યો દ્વારા ઉભા કરાયેલા કુપોષણના મુદ્દા ઉપર પોતાનો સુર પુરાવતાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગૃહના સભ્યો કુપોષણ અંગે ચિંતા દર્શાવે છે તે ખુબ સારી વાત છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર કુપોષણના કલંકને મિટાવવા માટે કટિબદ્વ છે અને તે માટે સૌને સાથે રાખીના સહિયારા પ્રયાસ કરવામાં આવશે મુખ્યમંત્રીએ કુપોષણના દુષણને દુર કરવા માટે સૂચનો કરવા બદલ ગ્રહના સભ્યોનો આભાર માન્યો હતો

આ માટે ચાલુ વર્ષના અંદાજપત્રમાં રૂા

આ ઉપરાંત હવે વિધવા સહાય માટે અરજી કરવા માટેની સમયમર્યાદા હતી તે દૂર કરવામાં આવી છે એટલે હવે જ્યારે પણ વિધવા બહેન સહાય માટે અરજી કરશે ત્યારથી તેમને વિધવા સહાય આપવામાં આવશે

બેઠકના પ્રારંભે અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા ઉપર સો પ્રથમ વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો જેમાં વિપક્ષના નેતાએ સરકારના બજેટની ફાળવણી અંગે જણાવ્યું હતું કે ખેડૂતોને પાક વિમો ફરજીયાત લેવડાવામાં આવે તેની સામે અમારો વીરોધ છે શ્રી ધાનાણીએ ઉમેર્યું હતું કે પાક વિમો ખેડૂતો માટે મરજીયાત હોવો જોઈએ બપોર બાદ વિધાનસભાની બીજી બેઠક મળી હતી આ બેઠકના પ્રારંભમાં પ્રશ્નોતરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ પ્રશ્નોતરી દરમિયાન પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કાયદો અને ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદિય બાબતો મીઠા ઉઘોગ ગૌસંવર્ધન નાગરીક ઉડયન આદિજાતિ વિકાસ વન મહિલા અને બાલ કલ્યાણ પંચાયત અને પર્યાવરણ વિભાગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી

પરંતુ તે પછી વરસાદના લીધે મેચ રમાઈ ન હતી નિયમ મુજબ રિઝર્વ દિવસની જોગવાઈ હોવાને કારણે અધૂરી મેચ હવે આજે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ જ્યાં અટકી હતી ત્યાંથી આગળ વધશે જોકે આજે પણ માન્ચેસ્ટરમાં વરસાદની આગાહી છે આ સંજોગોમાં મેચ અટકી પડે તો લીગ મેચોના પોઇન્ટ ટેબલની પોઝિશનને આધારે ભારત ફાઇનલમાં પ્રવેશશે નેહલ ઠક્કર કચ્છ પાણી પુરવઠા દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લામાં પાણીની જરુરિયાત સંતોષાય તેટલો પાણીનો જથ્થો નર્મદા આધારિત પાઈપલાઈન વાટે પહોંચતો કરવાનું ભગીરથ કામ રાજ્ય સરકારે કર્યું છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કચ્છ જિલ્લાનો હવાલો સંભાળતા અધિક્ષક ઈજનેર લાલજીફાઈ ફફલે કહ્યું હતું કે પુરતો વરસાદ થાય ત્યાં સુધી પાણી પુરવઠો બધે મળતો રહે તેનું ધ્યાન રખાશે

નેહલ ઠક્કર વરસાદ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ આગામી બે દિવસ પડવાની અગાઉ થયેલી આગાહીમાં હવામાન ખાતાએ ફેરફાર કર્યો છે વરસાદી વાદળ ફંટાઈ ગયા હોવાથી હવે ભારે નહીં પણ છૂટો છવાયો વરસાદ પડશે છતાં નદીના વહેણ તથા દરિયાના પાણીથી દૂર રહેવાની ચેતવણી લોકોને અપાઈ છે રાજ્યમાં છેલ્લા ચોવી કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સારો વરસાદ પડ્યો તો